તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે જમ્મ્ અને કાશ્મીર હવે વિકાસના પંથે આગળ વધશે

શ્રી શાહે દેશના વીરજવાનો પ્રત્યે આદર વ્યકત કરવા રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ સ્થળની મુલાકાત લેવા લોકોને અપીલ કરી છે

તેનો મૂળ ઉદેશ કોમી તોફાનો અને જાહેર જનતાને સ્પર્શતા મૂદાઓ માટે હતો પણ હવે આરએએફ આપતી વ્યવસ્થાપન ક્ષેત્રે પણ નોંઘપાત્ર કામગીરી કરી રહયું છે અા પ્રસંગે ગૃહમંત્રીના હસ્તે શહીદવીરોની પત્નીઓને શોર્ચ ચંદ્રકો અર્પણ કરાયા હતા

બી

ટી એમ ટ્રાન્સેકશન જી એસ ટી અને ક્રેડીટ કાર્ડ મારફતે પેટ્રોલ અને ડીઝલની ખરીદીમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે

બી

એસ ટી બાબતે નવા નિચમ મુજબ હવે રૂા

એસ

ખાસ કરીને ભારતમાં વધતા પ્રદ્ધષણને ધ્યાનમાં લઇ સરકારે સીંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ લાદવાનો નિર્ણચ કર્યો છે

પરંતુ પૂર્વ કચ્છમાં ગઇરાતથી અતિવ્રષ્ટિની સ્થિતિ સર્જાઇ હોવાના સમાચાર મળેલ રાપર ખાતે ગઇકાલ બપોરથી શરૂ થયેલ મેઘ મહેર આજે પણ ચાલુ રહી હતી છે

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો તાલુકાના ઘણા ગામોમાં પણ ભારે વરસાદના સમાચાર મળ્યા છે ભારે વરસાદથી સુવઇ સહિત અનેક ડેમો અને તળાવો ફરીવાર ઓગની ગયા હતા

જનરલ હોસ્પિટલ નાં દ્વિતીય વર્ષ રેસીડેંન્ટ ડો સ્નેહલ ક્રકડિયા દ્વારા વડોદરા મુકામે સયાજીરાવ ગાયકવાડ યુનિ

સ્ત્રીરોગવિભાગના પ્રોફેસર અનેવડા ડો